વેપારીઓનું કરોડોનું નુકસાન થયું હોવાના અહેવાલ

સુરની રધુવીર ટેક્સટાઇલ માર્કેટ માં ગઇકાલે વહેલી સવારે લાગેલી આગ હજુ બેકાબ્ છે આગ પર કાબ્ મેળવવા એન

ની કુમક બોલાવવામાં આવી છે આગમાં કોઈ જાનહાનીના કોઈ સમાચાર નથી પરંતુ વેપારીઓનું કરોડોનું નુકસાન થયું હોવાના અહેવાલ છે આગનું કારણ હજુ અકબંધ છે

શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર વિભાગની તાકીદ છતાં કાર્યવાહી ન થતાં કડક પગલાં ભરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું

આગ હોનારત એટલી વિકરાળ છે કે અઝિશમન તંત્ર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી પોતાના તમામ કર્મયારી ને ડ્યૂટિ ઉપર બોલાવી લીધા છે તો સમગ્ર સુરત જિલ્લા ની તમામ નગરપાલિકા તથા કોર્પોરેટ ક્ષેત્ર ના કારખાના માં કાર્યરત અઝિશમન ટુકડીઓ ને તેમના વાહન સાથે અહી કામે લગાડવામાં આવી છે જિલ્લા કલેકટર ધવલ પટેલ આગ હોનારત ના સ્થળે દોડી ગયા હતા અને અઝિશમન દળ ની કામગીરી ની સમિક્ષા કરી તેમણે મદદરૂપ થાય તેવી પૂરક વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી

દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર આવતીકાલે સવારે યોજાનાર આ સમારોહમાં બાળકો કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓના પોષણસ્તરને સુધારીને સુપોષિત ગુજરાત ના આશયથી આ રાજ્યવ્યાપી અભિયાન યોજવામાં આવ્યું છે સ્ટડી ઇન ગુજરાત હેઠળ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગુવાહાટી ખાતે યોજાયેલ રોડ શોને ભવ્ય જન પ્રતિસાદ મળળ્યો છે

શિક્ષણ રાજય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ છે કે રાજ્યમાં ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની તકો વધે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ માટે આવે એ આશયથી રાજ્ય સરકાર દ્વારા સ્ટડી ઇન ગુજરાત અભિયાન હાથ ધરાયુ છે શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમા ઇંદોર રાંચી પટના લખનઉ નાસિક હૈદરાબાદ અને રાયપુર સહિતના શહેરોમાં પણ આ પ્રકાર ના રોડ શૉનું આયોજન કરવામાં આવશે

પીઢ અભિનેત્રી શ્રીમતી જયા બચ્યનના અધ્યક્ષપદે કાર્યરત અને રાજ્યની સર્વશ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થાનો પુરસ્કાર મેળવનારી આ સંસ્થા રાજકોટ જ્રનાગઢ અને અમદાવાદ ખાતે કાર્યરત છે સંસ્થાના ઋષિકેશ પંડ્યા અને રીનાબેન પરીખે જણાવ્યું હતું કે લાઇફ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે રક્ત વૃક્ષના રોપાઓનું વિતરણ ગ્રામ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓને મકાનની ભેટ જેવી અનેકવિધિ સામાજિક સેવા કરવામાં આવે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટના ચૌધરી મેદાન ખાતે મ્યુઝિક બેન્ડના તાલે જવાનો મશાલ માર્ચ સાથે વિવિધ કરતબો દેખાડશે દિલધડક શોમાં જવાનો મશાલ સાથે માર્ચ તેમજ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી દર્શકોને અયંબિત કરી દેશે અંધારી રાતે મશાલ થકી રાજકોટ જે માટે ઓળખાય છે તે શેપ રંગીલું રાજકોટ લખાશે આ ઉપરાંત સ્વચ્છતા સંદેશ જય હિન્દ ગુજરાત પોલીસ વિશાળ તોરણ સહીત અવનવી પ્રતિકૃતિ તૈયાર કરશે

મહેસાણા જીલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો સંગીત નાટક અકાદમી દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશક્તિના મહત્તમ વિનિયોગ માટે સૌર ઉર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્તરાર્ધ ઉત્સવ એ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે બે દિવસના આ ઐતિહાસિક સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગમ સમન્વય રચાશે આજે કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ સુશ્રી વૈશાલી વ્રિવેદી કથ્થક સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અદૃમ સુશ્રી સપના શાહ ભરત નાટયમ્ સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ ઉત્સવનું આજે સમાપન કરશે

એર વાઇસ માર્શલ એ

સિંહના નેતૃત્ત્વમાં આ પ્રવાસ મહાત્મા ગાંધીએ જ્યાંથી દાંડી યાત્રા કરી હતી તે પ્રખ્યાત રૂટ પરથી પસાર થશે

જે પટેલે જીલ્લામાં બેટી બયાવો બેટી પઢાઓના અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે

સ્ત્રી ભુણ હત્યા અટકે તેમજ કન્યા કેળવણી શિક્ષણમાં વધારો થાય તેવા અનેક હેતુઓ સાથે દર વર્ષે

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સહયોગથી આધુનિક બોટ સુવિધા શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા એ ધોળીજા ડેમ ઉપર બોટ તરતી મુકવા માટે ગાંધીનગર ડિઝાસ્ટર માં રજૂઆત કરી હતી જે રજૂઆતના ફળ સ્વરૂપે ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપાતકાલીન માટે બોટ ફાળવતા માનવ જિંદગી બયાવી શકવાની સુરેન્દ્રનગર પાલિકા દ્વારા પહેલ કરવામાં આવતા શહેરીજનોએ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના આ કાર્યને બિરદાવ્યું છે

આ મેળાના સૂચરું આયોજન માટે ગઇકાલે જિલ્લા કલેક્ટર ડો સૌરભ પારધીના અદયક્ષ સ્થાને બેઠક મળી હતી ઉતારો સદાવ્રતો અને યાત્રિકોની સુવિધા માટે આ બેઠક માં ચર્ચા કરવામાં આવી હતી

કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા સહિત વન વિભાગ વીજ કચેરી પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા